બિહારની લોકસભાની સમસ્તીપુર અને મહારાષ્ટ્રની લોકસભાની સાતારા બેઠકોની પેટાચૂંટણી સોમવારે યોજાવાની છે

હરિયાણામાં સીરસા ખાતે યૂંટણી રેલીને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી મનોહરલાલના વડપણ હેઠળ રાજ્ય સરકારે વિકાસના ઘણા કામો કર્યા છે

પ્રધાનમંત્રીએ કેફી પદાર્થોનો ત્યાગ કરવા યુવાનોને અનુરોધ કર્યો હતો પ્રધાનમંત્રીએ કાશ્મીરમાં સુફી સંસ્કૃતિ કચડી નાંખવાનો આરોપ કોંગ્રેસ સામે કર્યો હતો

ભૌગોલિક અને રાજકીય અનિશ્ચિતતાઓ અને ધિરાણ વસૂલાતની સમસ્યા ઉકેલવા માટે મજબૂત વૈશ્વિક સહિયારા પ્રયાસોની જરૂર છે વિશ્વ બેન્ક અને આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળની મંત્રીસ્તરની સમિતિની બેઠકમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે કહ્યું કે વેપારક્ષેત્રના યુદ્ધ અને સંરક્ષણવાદની નીતિના કારણે અનિશ્વતતાનું વાતાવરણ ઉભું થયું છે જેનું પરિણામ માલસામાન અને સેવાના પ્રવાહ ઉપર થવાનો છે

ડિજીટલાઇઝેશનના પરિણામે વેરા ક્ષેત્રે ઉભા થયેલા પડકારો અંગેની ચર્ચામાં ભાગ લેતાં નાણામંત્રી સીતારામને વેરાની વહેંચણી બાબતે ગંભીરતા પૂર્વક અને સહિયારો પ્રથાસ કરવા ઉપર ભાર મૂક્યો હતો ઉલ્લેખનીય છે કે સુશ્રી સીતારમન આઇ

અને વિશ્વબેન્કની વાર્ષિક બેઠકોમાં ભાગ લેવા અમેરિકાની સત્તાવાર મુલાકાતે ગયા છે

ના સંકુલ ખાતે દરોડાની કાર્યવાહી કરી છે

રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડુએ આ વિધેયકને વિજ્ઞાન અને ટેકનોલોજી તથા પર્યાવરણ અને વન મંત્રાલયની સ્થાયી સમિતિ સમક્ષ મોકલ્યું છે લોકસભા સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ આ વિધેયકમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે ડીએનએ ડેટા બેન્ક સ્થાપવાની જોગવાઈ છે

ઉત્તરપ્રદેશ પોલીસના વડા ઓ

સિંહે આજે લખનૌમાં પત્રકાર પરિષદમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે આ હત્યામાં પાંચ જણાં સંડોવાયેલા હતાં અને બે જણાંની ભાળ મેળવવાની કામગીરી યાલી રહી છે તેમણે કહ્યું કે પ્રથમ નજરે કમલેશ તિવારીની હત્યા ઉગ્રવાદીઓએ કરી હોવાનું જણાય છે આમ છતાં આ હત્યા સાથે આતંકવાદી સંગઠન જોડાયું હોવાની કડી મળી નથી

રાષ્ર પતિ રામનાથ કોવિંદ અને ફિલિપાઇન્સના રાષ્ટ્રનપ્રમુખ રોડ્રીગો દુતેર્તે વચ્ચે યોજાયેલી પ્રતિનિધિસ્તરની વાતચીત બાદ બહાર પડાયેલા સંયુક્ત નિવેદનમાં આ મુજબ જણાવ્યું છે રાષ્ર પતિ શ્રી કોવિંદે જણાવ્યું છે કે બંને દેશો સલામતી ખાસ કરીને દરિયાઇ ક્ષેત્રની સલામતી બાબતે સહકાર વધુ સુદ્રઢ બનાવવા પણ સંમત થયા છે

રાષ્બ્રપતિએ કહ્યું કે ભારતીય તબીબી સંસ્થાઓ આ જ પ્રકારના ઓપરેશનો ફિલિપાઇન્સમાં કેવી રીતે કરી શકાય અને આ માટેનો ખર્ચો કેવી રીતે ઘટાડી શકાય તે બાબતે કામ કરી રહી છે રાષ્ર્ પતિ રામનાથ કોવિંદ પાંચ દિવસની મુલાકાતે ગુરૂવારે ફિલિપાઇન્સ પહોંચ્યા હતા

જો કે આ મુદ્દે નિર્ણાયક મતદાન થશે કે કેમ તે અંગે હજી અનિશ્ચિતતા છે બ્રિટનના સાંસદોએ આજે બ્રેક્ઝીટ અંગે આખરી નિર્ણય ફજી વિલંબથી કરવો કે કેમ તે અંગે આજે મતદાન કરતાં અનિશ્ચિતતા ઉભી થઇ છે સપ્તાહના અંતમાં ભાગ્યે જ બોલાવાતી સંસદની આ બેઠકમાં પ્રધાનમંત્રી જોનસને બ્રેક્ઝીટ સમજૂતીને માન્યતા આપવા મતદાન કરવાની સાંસદોને અપીલ કરી હતી તેમણે કહ્યું કે બ્રિટનના ઘણા લોકો આશા રાખી રહ્યા છે તે પરિપૂર્ણ કરવા બ્રિટનના ગૃહે સાથે મળીને ચાલવું જોઇએ સંસદના અધ્યક્ષ જોન બેરકોવે જણાવ્યું હતું કે બ્રેક્ઝીટ અંગે સૂચવાયેલો સુધારો અને બ્રેક્ઝીટ અંગેનું મતદાન આવતીકાલ સુધી મુલતવી રાખવું કે કેમ તે ઉપર તેઓ પ્રથમ સાંસદોનો મત લેશે

વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં રોહિત શર્માએ નોંધાવેલી આ ત્રીજી સદી છે ભારતે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો જો કે મયંક અગ્રવાલ વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારા ઝડપથી આઉટ થયા હતા દક્ષિણ આફિકા વતી કે રબાડાએ બે વિકેટો ઝડપી હતી